રાજકોટ શહેરમાં આજે પાંચ કોરોનાના વધુ કેસો નોંધાયા છે

જામનગરની જી

હોસ્પિટલમાં પોતાની ફરજ ઉપર પરત ફર્યા છે હાલ બે તબીબ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓની તબિયત સુધારા પર છે

રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ થયો હોવાના સમાચાર છે

પવન સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું પવનના કારણે શહેરીજનોએ ગરમીમાં રાહત અનુભવી હતી કપાસના વાવેતરમાં રાહત થશે ખેડૂતોમાં આનંદ છવાયો છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક પલટો આવતા જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો ભારે પવન અને ગાજવીજ સાથે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મોડાસા શહેરમાં સૌથી વધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ ઘટતી હતી

વરસાદ વરસ્યો હતો

આગામી બે દિવસ સુધી છુટાછવાયા કે સામાન્ય વરસાદની આગાહી છે

રાજકોટ શહેરમાં એક ઇંચ વરસાદ એક કલાકમાં વરસી ગયો હતો જ્યારે શહેરમાં એરપોર્ટ રોડ પર બે વખત વીજળી પડતાં ટીવી ફઈજ જેવા ઉપકરણો શોર્ટ સર્કિટથી બળી ગયા હતા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં એક ઇંચ રાજકોટ તાલુકામાં અડધો ઇંચ અને પડધરીમાં ઝાપટા વરસ્યા હતા

કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ચિત્રોડ નિલપર વોંઘ સહિતના ગામોમાં વરસાદ થયો છે

જામનગર શહેર અને ધ્રોલ જોડીયા પંથકમાં આજે મેધાવી માહોલ સર્જાયો હતો ધ્રોલમાં સવારે દોઢ ઇંચ વરસાદ થયો હતો જોડીયામાં પણ વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા પાટણમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

તેના બદલે શિક્ષકો ઘરે ઘર જઇને બાળકોનેી નોંધણી કરાશે

તેમણે જણાવ્યું હતું કે આ વખેત શાળા પ્રવેશોત્સવ ફિઝિકલ થયો નથી તેમ છતા બાળકોને પ્રવેશ મળ્યો છે

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં આ પ્રસંગે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ તેમજ સમગ્ર કાર્યક્રમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ફેસબ્રકના માધ્યથી જોડાયા હતા

શ્રી આલોક બંસલે આ ઉપલબ્ધી માટે સંબંઘિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પશ્ચિમ રેલ્વેની સમગ્ર ટીમની પ્રશંસા કરીને તમામને શુભેચ્છા પાઠવી છે

પશ્ચિમ રેલ્વે પોતાની મિલ્ક સ્પેશિયલ દ્રેનો દ્વારા દૂધ અને દૂધની બનાવટોનો પુરવઠો પુરો પાડી રહી છે